ફળદ્રુ એ જણાવ્યુ છે કે ખેડુ તોના હિતમાં રાજય સરકારે ખેડુ તોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે ત્યારે કેટલાક ખેડુત હિત વિરોધી તત્વો ખેડુતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે તે અત્યંત મિંદનીય છે જે ખેડુતો કૃષિ રાહત પેકજનો લાભ લે છે તેવા ખેડુ તોની ટેકાના ભાવે ખરીદી થશે નહી અથવાતો જે ખેડુ તોની ટેકાના ભાવે ખરીદી થશે તેવા ખેડુતોને કૃષિ રાહત પેકેજનો લાભ મળશે નહી એ વાત તદન ખોટી અને પાયાવિહોણી છ મંત્રીશ્રીએ ઉમેર્થુ કે ખેડુતોના હિતમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે

એકવીસ ઓક્ટોમ્બર થી નાફેડ દ્રારા નિયુક્ત રાજયની નોડલ એજન્સીંગુજરાત અન્ન અને નાગરિક પુ રવઠા નિગમ મારફતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવનાર છે તેમજ મગફળી ઉપરાંત ડાંગર મકાઈઅડદ મગ બાજરી અને સોથાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયેલ છે

તેમાં સ્થાનિક મતદાર નોંધણી અધિકારીઓ દ્રારા પ્રાથમિક મતદારથાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે

ઓ કચેરી વાહન ફિટનેશ કોરોના સંક્રમણને કારણે લાગુ થયેલ લોકડાઉનના ગાળામાં વાહન ફિટનેશ માટે કરવામાં આવેલ નિયમોમાં વાહન માલિકોની રજુઆત બાદ મોટો બદલાવ કરીને કમિશ્નર કચેરીના નિર્દેશ મુજબ કચ્છ આર ટી